આગામી દિવસોમાં ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે

ડોક્ટરો શૈલેષ ઠાકર ફાઉન્ડેશન ગુજરાત પલ્બિક એફર્સ કાઉન્સિલ ઓફ કેનેડા અને ગુજરાતી સમાજ ઓફ યુએસએ દ્વારા સંયુક્ત રીતે અમદાવાદમાં આ એવોર્ડ અપાશે અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાં વસતો દર ત્રીજો ભારતીય ગુજરાતી છે વિદેશમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે વિશ્વ ગુજરાતી સમાજના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જેટલા ભારતીયો અન્ય દેશોમાં જઈને વસે છે તેમાં સૌથી વધુ પ્રમાણમાં ગુજરાતીઓનું છે

ગુજરાતીઓએ વિદેશ ખેડવાનો પ્રારંભ આફ્રિકાથી કર્યો હતો

ડાંગ જીલ્લા વિસ્તારની દ્રષ્ટીએ સૌથી નાનો છે

ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી છે ગુજરાતના પ્રથમ રાજયપાલ શ્રી મેંહન્દી નવાઝજંગ હતા અને પ્રથમ મુખ્યમંત્રી ડોકટર જીવરાજ મહેતા હતા

ગુજરાતમાં મહાનગરોમાં અમદાવાદ વડોદરા સુરત ભાવનગર રાજકોટ જુનાગઢ અને ગાંધીનગર છે

ગુજરાતની કુલ વસ્તી અંદાજે સાડા છ કરોડ જેટલી છે ચૂંટણી પંચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રમાં વર્ધા ખાતેના પ્રવચનમાં આચાર સંહિતાનો ભંગ નથી એમ સ્પષ્ટ કર્યુ છે પંચે જણાવ્યું છે કે સમગ્ર પ્રવચનમાં કંઈ જ વાંધાજનક બાબત નથી

સુરત નજીક અમરોલી ખાતે સાતમી એપ્રિલે કરેલા પ્રવચનને આચાર સંહિતાનો ભંગ ગણાવી આ પ્રતિબંધ મુકયો છે આવતીકાલે ચાર વાગ્યાથી તે લાગુ પડશે

તેમની સામે આ બીજીવાર પ્રતિબંધ લાગુ કરાયો છે

રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂં પાડવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ઉનાળામાં પીવાનું પાણી રાજ્યમાં સર્વત્ર મળી રહે છે માટે નર્મદા યોજનાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન સરકારે કર્યું છે

નર્મદાનું પાણી જેમના માટે અત્યંત જરૂરી છે

શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે પીવાના પાણી વિશેની ફરિયાદ નાગરિકો પાસેથી પ્રાપ્ત કરવા માટે ટોલ ફી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે

તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ઓછો થયો હોવાથી રાજ્ય સરકારે માળિયા તથા વલભીપુર જેવી બ્રાન્ચ કેનાલ ચાલ્ રાખી પીવાનું પાણી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે

મી પાઇપ લાઇન નાંખવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું પાટણના સાંતલપુર અને રાધનપુર પંથકમાં પાઇપલાઇન નાંખવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

અંજારથી કુકમા વચ્ચે પાઇપલાઇનનું કામ પુરૂ થતાં ભૂજ બન્ની લખપત અબડાસા વિસ્તારને વધારાનું ત્રણ કરોડ લીટર પાણી ઉપલબ્ધ બન્યું છે

અને જો દંડની રકમ ભરે નહિં તો એક માસ વધ્ કેદ ભોગવવાનો હુકમ કરાયો છે ગત શુક્રવારે સેશન્સ કોર્ટે આરોપીઓને પુરતા પુરાવાના આધારે દોષિત જાહેર કર્યા હતા

સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી રહી હતી કેસ દરમિયાન નારાયણ સાંઈ સિવાયના ચાર આરોપીને જામીન મળી ગયા હતા જ્યારે નારાયણ સાંઈને લાજપોર જેલમાં રખાયો હતો

આ કોર્સ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન બાદ કરી શકશે

આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ઝાયટેક્સ બાયોટેક પ્રાઇવેટ લીમીટેડ મ્રંબઈ સાથે એમોયું કરવામાં આવ્યા છે જેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમાં નોકરીની તકો પ્રાપ્ત થશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા પીએચડી પ્રવેશ માટેની પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે યુ

પાટણ યુનિવર્સિટી કેમ્પસના કિલાચંદ રંગભવન ખાતે આજે સવારે કુલપતિ ડો અનિલ નાયકની ઉપસ્થિતિમાં આ કોર્ષવર્કનું ઉદઘાટન કરવામાં આવશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન હોવાથી ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે

અમરેલીના ધારીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું મોજું ફરી વળ્યું છે

અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ધારીમાં કાળજાળ ગરમી પડી રહી છે અને ભારે ગરમીના કારણે ટપોટપ પક્ષીઓ મરી રહ્યા છે જે ઉપરથી નીચે પટકાયા હતા